વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને કાપડમંત્રી સ્મૃતિ ઇરાની તથા શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક આજે સાંજે પાંચ વાગે દિલ્હીમાં રમત મેળા વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો હતો

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના સાંસદોને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે માળખાગત ક્ષેત્રે થઈ રહેલા પરિવર્તનથી નાગરિકોનું જીવન સરળ બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારતનું કદ વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહ્યું છે ત્યારે દરેક ભારતીયને તેનો ગર્વ થશે તેમણે કહ્યું આપણા રાજકારણમાં રાષ્ટ્ર માટેની નીતિ સર્વોચ્ય છે તેમણે કહ્યું દીનદયાળ ઉપાધ્યાયના આદર્શો આજે પણ સુસંગત છે અને તે બધા માટે પ્રેરણારૂપ છે આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ એમ

શ્રી નાયડુએ વધુમાં ઉમેર્યું કે પંડિતજીનું અતુલ્ય જીવન ઘણા લોકોને પ્રેરણા પૂરી પાડે છે

નખત્રાણા તાલુકા પંચાયતમાં એક ભુજ તાલુકા પન્યયાર્તમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું

આ અનોખી સિદ્ધિ બદલ કુ કાવ્યાને ટ્રસ્ટના પ્રમુખ વિનોદ પાંચાણી શાળાના આચાર્ય શ્રી બ્રિજેશ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે